આ તાલીમ વર્ગમાં લઘુમતી કોમ તથા જુદા જુદા સમાજની મહિલાઓ ભાગ લઈ રહી છે એમ સહાયક નિયામક પનવ કુમાર ગુપ્તાએ જણાવ્યુ હતું આરતીબેન ભદ્દ સાઈબર ક્રાઈમ રાજ્ય સરકાર દ્રારા સાઈબર કાઈમને રોકવા રાજ્યના તમામ નવ રેન્જમાં સાઈબર કાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત કર્યા છે

આ નવ રેન્જમાં ગાંધીનગરઅમદાવાદ વડોદરા પંચમહાલ ગોધરાભાવનગરસુ રતરાજકોટજુનાગઢ અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે

આવતીકાલે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ નરવણે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે

જેથી સંભવત આગામી એપ્રિલ માસથી એપ્લિકેશન શરૂ થઈ જશે